આ પૂર્વે ગઇકાલે સાંજે સોમનાથમાં જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં કોરોના સંક્રમણની જાણકારી મેળવી હતી કોરોના નિયંત્રણ માટેના ઉપાયો અને સઘન સર્વેલન્સની સૂચનાઓ આપી હતી તાજેતરમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી

એમ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

જેથી આ ઉદ્યોગ ગૃહોમાં પ્રોડક્શન શરુ થઈ યૂક્યું છે આ ઉપરાંત ઉર્જામંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને મદદરૂપ થવા વીજબિલમાં પણ સહાય આપવામાં આવી છે

સાજા થયેલા દર્દીઓને રજા આપવામાં આવી રહી છે

જામનગરમાં કોરોનાના કેસ વધતાં મહાનગરપાલિકાએ શહેરના હવાઇચોક પંચેશ્વર ટાવર વિસ્તારમાં યા પાનની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં દુકાનો બંધ કરાવી છે

કે જનરલ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે

સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આજે આઠ નવા કેસો પોઝીટીવ નોંધાયા છે

એમ રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં સવાસો જેટલા ધન્વતંરી રથ ફર્યા છે અને અંદાજે પાંચ લાખ લોકોની ઓપીડી કરી છે

અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ શહેરના ઇચ્છાપોરના મંદિર મહોલ્લામાં રહેતા બે યુવકો ગામના તળાવમાં નાહવા પડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા જતા ડુબી જવાથી બન્ને યુવકોના મોત નિપજ્યા છે આ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડે બન્ને યુવકોના મૃતદેહો તળાવમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે

જો વિદ્યાર્થી કોઈ કારણસર ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા આપી શકતા નથી તો તેમની સ્પેશિયલ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે તાજેતરમાં જ યુજીસીએ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાના આયોજન બાબતે દરેક યુનિવર્સિટીઝને મંજૂરી આપી છે

વિદ્યાર્થીઓ મોબાઈલ ટેબ્લેટ અને લેપટોપ જેવા ડિજીટલ ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષા આપી શકશે

ઉશ્વલા યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે તેમજ જંગલો સુરક્ષિત થયા છે અને મહિલાઓ પણ ધુમાડાથી મુક્તિ મળી છે